કોરોન વ ઈરસની વ્ય પક અસર અંતર્ગત ભ રત સરક રની પ્રધ નમંત્રી ગરીબ કલ્ય ણ અન્ન યોજન હેઠળ આમફીને અને આવત જૂન મહિન મં એમ બે મ સ અન જ આપવ મં આવશે

રેશનક ર્ડન છેલ્લ આંકડ પ્રમ ણે અન જનું વિતરણ કરવ મ આવશે

આ નિયંત્રણો દરમિય ન તમ મ આવશ્યક સેવ ઓ ય લુ રહેશે અન જ કરિય ણ ની દુક ન શ કભ જી ફળ ફળ દિ મેડિકલ સ્ટોર મિલ્કપ ર્લર બેકરી તથ ખ દ્યપદ ર્થોની દુક નો ચ લુ રહેશે

જરૂરી સેવ ઓ અન જ તથ મસ લ દળવ ની ધંટી ઘરગથ્થુ ટીફીન સર્વિસીસ અને હોટેલ રેસ્ટોરન્ટની ટેઈકઅવે સેવ ઓ ચ લુ રહેશે

તમ મ ધ ર્મિક સ્થ નો જાહેરજનત મ ટે બંધ રહેશે ધ ર્મિક સ્થ નોખ તેની દૈનિક પૂજા વિધી ધ ર્મિક સ્થ નોન પૂજારીઓ દ્વ ર જ કરવ ની રહેશે

ત્યરે દેશન તમ મ ન ગરિકો તેમની નજીકની ફોસ્પિટલો મં થી સ રવ ર મેળવી સકે તેવું આયોજન ગોઠવ ઈ રહ્યું છે જેમ ં ગુજર તની અમદ વ દવડોદર ભુજધંંગધ્ર અને જામનગર ખ તેની મિલીટરી હોસ્પિટલો નો સમ વેશ કરશે

પરંતુ કેટલ ક લ ભ ર્થી ઓને આ સફ ય મળી નથી તેવ કિસ્સ મં જેમને અગ ઉની સહ થ બ કી છે

પ્રથોગિક ધોરણે આજે ભુજ ખ તેની આર ડી

હ ઇસ્કુલ ખ તે આ પ્રક રે પ્રથમ સેશન યોજવ મ આવ્યું હતું

જેન મ ટે ઓનલ ઈન રજીસ્ટ્રેશન ફરજીય ત બન વ યું હતું અગ ઉથી રજીસ્ટ્રેશન કર વન ર લ ભ ર્થીઓને વ ફનમં રસી અપ ઈ છે બંને સેશનમં વેકશીનેસન ડ્ર ઈવમં સ રો પ્રતિસ દ જોવ મબ્યો હતો

જનરલ હોસ્પીટલન કોવિડસ્ત્રીરોગ અને બ ળ વિભ ગે ઉદ ફરણરૂપ ક મગીરી કરીને મં દીકરીને બચ વ્ય

જનરલ હોસ્પિટલ ખ તે ગ ંધીધ મન ગર્ભવતી મહિલ દર્દીને કોરોન ની સ રવ ર સ થે પેટમં ઉછરત બ ળકને પણ ઉગ રવ ની ઉત્કૃષ્ટ ક મગીરી કર ઈ હતી

દ્વ ર પ્રસુતિની શસ્ત્રક્રિય સફળ અને સરળ રીતે પ ર કરવ મં આવી અને નવજાત દીકરીને બ ળરોગ વિભ ગમ ઓબ્ઝેર્વેશનમ ર ખવ મં આવી હતી

અને મ ત્ર દસજ દિવસમં મ ત પુત્રીને સ્વસ્થ થત ઘેર જવ રજા આપવ મં આવી